અદાલતે આ કેસના તમામ પુરાવા સીબીઆઈને સોંપવા મુંબઈ પોલીસને જણાવ્યું

આજે બપોરે કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને આ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો અને દેશના યુવાનોને નોકરી મેળવવા લાભ થશે એમ જણાવ્યું તેમણે કહ્યું આ દેશના યુવાનોની લાંબા સમયથી ચાલતી માંગને તેઓ પૂર્ણ કરે છે રાષ્ટ્રીય ભરતી એજન્સી ગ્રપ બી અને સી ની જગ્યાઓ માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે એક સામાન્ય પાત્રતા પરીક્ષણ કરશે રેલવે નાણાં સહિત એસએસસી આરઆરબી અને આઈબીપીએસના પ્રતિનિધિઓ તેમાં હશે

સીઈટી પરિણામ પ્રમાણપત્ર પરિણામ જાહેર થયાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે ઉચ્ચ વયમર્યાદામાં છુટછાટ એસસી એસટી ઓબીસી અને અન્ય કેટેગરીના ઉમેદવારોને સરકારની હાલની નીતિ મુજબ આપવામાં આવશે ઉમેદવારોને સામાન્ય પોર્ટલ પર નોંધણી કરવાની અને કેન્દ્રોની પસંદગી આપવાની સુવિધા હશે

રાષ્ટ્રીય ભરતી એજન્સી ઉમેદવાર અને ભરતી સંસ્થા બંને માટે પારદર્શિતા અને ભરતી પ્રક્રિયામાં સરળતાની ખાતરી કરશે સીઇટી પ્રમાણપત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર પણ ઉપયોગમાં લઈ શકશે શરૂઆતમાં વર્ષમાં બે વાર પરીક્ષા યોજાશે

દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ભરતી એજન્સી કરોડો યુવાનો માટે વરદાનરૃપ સાબિત થશે કોમન એલિજિબિલીટી ટેસ્ટ દ્વારા અનેક પરીક્ષાઓ દૂર કરાશે અને કિંમતી સમય તેમજ સંસાધનોનો બયાવ થશે આ ઉપરાંત પારદર્શિતાને પણ પ્રોત્સાહન મળશે સર્વોચ્ય સુશાંત સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે સીબીઆઈની કામગીરીને સર્વોચ્ય અદાલતે વાજબી ઠરાવી છે અદાલતે આ કેસના તમામ પુરાવા સીબીઆઈને સોંપવાનો નિર્દેશ મુંબઈ પોલીસને આપ્યો છે

કોર્ટે સીબીઆઈને રાજપૂતના મૃત્યુ સંબંધે ભવિષ્યમાં નોંધાયેલા અન્ય કોઈપણ કેસોની તપાસ કરવા પણ નિર્દેશ આપ્યો હતો તપાસમાં મહારાષ્ટ્ર સરકારને સીબીઆઈને મદદ કરવા આદેશ આપવામાં આવ્યો છે

આ આદેશ જાહેર થયા બાદ મહારાષ્ટ્ર સરકારે તેની વિરુદ્ધ અપીલ કરવાની માંગ કરી હતી જોકે કોર્ટે તે કરવા ઇનકાર કર્યો હતો દુબે એકાઉન્ટર સુપ્રીમ કોર્ટે વિકાસ દુબેના એન્કાઉન્ટરની તપાસ માટે રચાયેલા ત્રણ સભ્યોના ન્યાયિક પંચની કાયદેસરતાને પડકારતી અરજી ફગાવી દીધી છે મુખ્ય ન્યાયાધીશ એસ

બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે કાનપુરમાં થયેલા એન્કાઉન્ટરની ન્યાયિક પેનલ દ્વારા તપાસની ખાતરી કરવા માટે પૂરતી બાબતો છે મુખ્ય ન્યાયધીશ ઉપરાંત જસ્ટિસ એ એસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમની બનેલી ખંડપીઠે કહ્યું કે તે સર્વોચ્ય અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની પેનલ દ્વારા થતી તપાસ અંગે મીડિયા અહેવાલોના આધારે નિર્ણય નહીં લે

દસમી જુલાઇના રોજ સવારે વિકાસ દુબેનું એક એન્કાઉન્ટરમાં મોત થયું હતું

ડેમોકેટ્સ અમેરીકામાં ડેમોક્રેટિક પાર્ટીએ ઔપચારિક રીતે જો બિડેનને રાષ્ટ્રપતિ પદની ચૂટણીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો કરશે જો બિડેનને અમેરિકાભરમાં નામાંકન મળ્યું ડેમોક્રેટિક પ્રતિનિધિઓ અને તમામ રાજ્યો અને સાત પ્રદેશોના નાગરિકોએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે બહ્મતી મત આપ્યા છે નામાંકન એક ઔપચારિકતા હતી કારણ કે સેનેટર બર્નાર્ડ સેન્ડર્સ એપ્રિલમાં હરીફાઈમાંથી ખસી ગયા હતા બિડેને સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના સાથી તરીકે નિયુક્ત કર્યા છે મણિપુર ભાજપ મણિપુરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે આજે નવી દિલ્હીમાં ભાજપ મુખ્યમથકે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તેઓ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા અને રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવની હાજરીમાં જોડાયા હતા

શ્રી લવાસાએ ગઈકાલે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને રાજીનામું સુપરત કર્યું હતું અને આ મહિનાના અંત સુધીમાં પદમુક્ત કરવા વિનંતી કરી હતી

સૌથી વૃદ્ધ વ્યક્તિ એર્નાકુલમ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતા આરોગ્ય મંત્રી કે

તે આરોગ્ય કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ છે

પૂર્ણ થઈ છે દસ દિવસના ટૂંકા ગાળામાં આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ટેલિ પરામર્શ અંગેની માહિતી આપવામાં આવી હતી

તેમણે ટ્વીટર પર જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેરિયાઓને કોવિડ રોગચાળા દરમિયાન સર્જાયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રીએ જાહેર કરેલી સ્વપ્નદ્રષ્ટા યોજના છે

સ્ટાર્ટ અપ્સનું બીજું મહત્વનું પાસું એ છે કે ઉદ્યોગ શૈક્ષણિક ભાગીદારી અને એરોસ્પેસ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ્સ ઉત્પાદન અને વિકાસ તથા માન્યતા માટે મહત્વપૂર્ણ રહેશે

દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવૃત્તિ છે

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઇકાર્મીઓ સાથે પણ વાતચીત કરશે